રવિવારે સાંજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ થી ની વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ આ પગલા લેવામાં આવ્યા છે

બંને વિશેષ પ્રતિનિધિઓ એ વાત પર સંમત થયા હતા કે ભારત યીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌફાર્દ બનાવી રાખવા માટે નેતાઓની સામાન્ય સંમતીથી માર્ગદર્શન લેવું જોઇએ જે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે જરૂરી છે આ પણ સંમતી થઇ હતી કે બંને દેશોના મતભેદોને વિવાદનું સ્વરૂપ નહીં આપવું જોઇએ

બંને પક્ષો સરહૃદી વિસ્તારોમાં તબક્કાવાર તણાવ ઓછો કરવા માટે સંમત થયા છે

તેમણે કહ્યું કે કોઇપણ પક્ષને યથાસ્થિતિ બદલવાની એકતરફી કાર્યવાહી નહી કરવી જોઇએ ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌફાર્દને અસર પહોંચાડે તેવી કોઇ પણ ઘટનાથી બચવા માટે મળીને કામ કરવા અંગે પણ સંમતી થઇ છે

દૂરદર્શન સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ ઉપર ચીનનું વલણ અસ્વીકાર્ય છે શ્રી બોલ્ટને કહ્યું કે આ સદીમાં ભારતની સાથે અમેરિકાના સંબંધો નવી ઉંચાઇએ પહોંચશે તેમણે એમ પણ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતીય મૂળના અમેરિકાના નાગરિકીમાં ખૂબ જ લોકપ્રિય છે

અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે આમાંથી કેટલીક સંસ્થાઓએ આજથી નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે

આકાશવાણી સાથે ખાસ વાતચીતમાં ડો મિશ્રાએ સરકારના પૂર્વ આયોજીત અને સમયબદ્ધ દ્રષ્ટિકોણની પ્રશંસા કરતાં કહ્યું કે આનાથી દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન મળશે ગોવા સરકાર ગોવા સરકારે આ મહિનાથી રાજ્યની આશરે અઢીસો હોટલોને ભારતીય પ્રવાસીઓ માટે ખોલવાની મંજુરી આપી દીધી છે

આ યોજના અંતર્ગત સાર્વજનિક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં બેન્ક ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે

આ યોજના અંતર્ગત ચાર વર્ષ માટે ધિરાણ આપવામાં આવે છે જો કરજદાર જલદી ધિરાણ યુકવવા ઇચ્છે તો તેની ઉપર કોઇ વધારાની ફી નહી ચૂકવવી પડે

પરંતુ ચીનથી સંબંધિત લોકો અથવા સંગઠનોને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં તેમણે મુંબઈમાં પેમેન્ટ કંપની ઇપીએસ કાર્યક્રમમાં જણાવ્યું કે કોવિડ રોગયાળાને કારણે અને લોકડાઉનને કારણે સર્વિસ સેક્ટરમાં ઘરેથી કામ કરવાની વૃત્તિને કારણે આવી ઘટનાઓ વધી છે તેમણે કહ્યું હતું કે લોકોમાં અસુરક્ષિત અને અસંતોષિત એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનો દ્રેન્ડ વધી રહ્યો છે શ્રી રાયે કહ્યું કે ત્યાં સમર્પિત એજન્સીઓ છે જે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને સાયબર એટેક સામે પણ રક્ષણ આપે છે તેમણે લોકોને ખૂબ સાવચેતી રાખવા વિનંતી કરી કે માત્ર યકાસણી કરેલ એપ્લિકેશનો જ ડાઉનલોડ કરી શકાય ઉત્પાદનો પર ચીનની અવલંબનને લગતા સવાલ પર તેમણે કહ્યું કે ચીન મેન્યુફેક્યરિંગમાં વિશ્વનો અગ્રણી દેશ છે અને દરેક ત્યાંથી ખરીદી કરે છે તે જાણીને કે તે આવું કરવા માટે સંવેદનશીલ છે શ્રી રાયે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના અન્ય દેશો પણ ચીન પરની તેમની અવલંબન ઘટાડવાની રીતો શોધી રહ્યા છે રિફાઈનરીઓ અને વીજ પ્લાન્ટ્સ જેવા નિર્ણાયક માળખાગત સંજોગોમાં શ્રી રાયે કહ્યું હતું કે સદભાગ્યે ભારતમાં મોટાભાગના ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી પરંતુ કાર્યક્ષમતા વધારવાની જરૂરિયાતને લીધે તેઓને ઇન્ટરનેટથી જોડાવું પડશે

આ પહેલનો હેતુ મુસાફરોને ઉચ્યસ્તરીય સેવાઓ પુરી પાડવાનો છે અને જરૂરી હોય ત્યારે ધોરીમાર્ગોની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય પગલા લેવાનું છે ધોરીમાર્ગોની કામગીરીનું મૂલ્યાંકન કરવાના માપદંડ વિવિધ આંતરરાષ્ટ્રીય સંમેલનો અને ભારતીય સંદર્ભમાં ધોરીમાર્ગોની સ્થિતિ નક્કી કરવાના અભ્યાસ પર આધારિત છે આકારણીનો માપદંડ વ્યાપકપણે ત્રણ કક્ષામાં કરવામાં આવશે જેમાં ધોરીમાર્ગોની કાર્યક્ષમતા સલામતી અને ધોરીમાર્ગોનો ઉપયોગ કરનારાઓ માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે મૂલ્યાંકનના આધારે ઓથોરિટી એક વ્યાપક વિશ્લેષણ કરશે અને સેવાની એકંદર ગુણવત્તાને વધારવા જરૂરી હસ્તક્ષેફો અંગે નિર્ણય કરશે

તેમણે કહ્યું કે તેનાથી દીવાદાંડીની આજુબાજુના વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધશે અને લોકોને દીવાદાંડીનો સમૃદ્ધ ઇતિહાસ જાણવાની તક મળશે આ બેઠકમાં ઉચ્ય અધિકારીઓએ વિસ્તૃત એક્શન પ્લાન રજૂ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને છેલ્લા વર્ષની પરીક્ષા લેવાની મંજુરી આપી હતી

કાશ્મીર અથડામણ દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુસ્ વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો છે પોલીસના જણાવ્યા મુજબ પુલવામાં પોલીસ તથા સેનાના જવાનોની સંયુક્ત ટીમે આતંકવાદીઓ છુપાયા હતા એ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરી હતી સલામતી દળના જવાનો નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો સલામતી દળોએ વળતો જવાબ આપતા એક આતંકવાદી ઠાર થયો છે આ આતંકવાદીની ઓળખ થઇ નથી રાજનાથસિંહ્ સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહે આજે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની પરિયોજનાઓની પ્રગતિ બેઠકની સમીક્ષા કરી

શ્રી રાજનાથસિંહે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુધારા માટે કરવામાં આવી રહેલા કાર્યો અંગે માહિતી આપી